તેમણે ઉમેર્યું હતું કે નવી કોલેજ મંજૂર થઈ છે તે પ્રત્યેક સ્થળે રૂ

આ સ્થળોએ યોજનાના એકમો થકી સંગઠિત ક્ષેત્રના કામદારોને અને તેઓના કુંટુંબીજનોને તબીબી સારવાર વિના મૂલ્યે પુરી પાડવામાં આવી રહી છે તેમાં સામાન્ય નાગરિકો ને પણ સારવાર ઉપલબ્ધ કરવી સરકારે સૌ ની તબિયત નો ખ્યાલ રાખ્યો છે સોઇલ ફેલ્થ કાર્ડ દિવસ ઉજવણી ગુજરાત સહિત દેશભર ના ખેડૂતો એ આજે સોઇલ હેલ્થ કાર્ડ દિવસ ની આનંદભેર ઉજવણી કરી હતી અને જમીન માં રસકસ સિંચવાનું મહત્વ સમજાવવા બદલ મોદી સરકાર પ્રત્યે આભાર વ્યકત કર્યો છે

ખેતીવાડી તજજ્ઞો એ માટી ની ગુણવતા ચકાસી ખેડૂતો ને સલાહ આપી કે રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડો અને છાણીયા ખાતર લીંબોળી અને દિવેલાના ખોળ નો વપરાશ વધારો સુક્ષ્મ પોષક તત્વો ની ખોટ જૈવિક ખાતર ને લીઘે પૂરી થઈ જતાં અહી હવે ઘઉં સુવા એરંડા રાજગરા નો મબલખ પાક ઉતરવા લાગ્યો છે સરપંચ અમરતજી ઠાકોર કહે છે કે મોંઘદાટ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા ખેતી ખર્ચ ઘટ્યો છે અને નફો વધ્યો છે પરિણામે ખેડૂત પરિવાર નું જીવન ધોરણ ઉન્નત બન્યું હોવાનું જણાય છે

ભારતની વિવિધતામાં એકતાની ઉજવણી સાથે વિવિધ રાજ્ય અને કેન્દ્ર શાષિત પ્રદેશો વચ્ચે સાંસ્કૃતિ ભાષા ઇતિહાસ સાહિત્ય વેશ ભુષા રહેણી કહેણી ભોજન વગેરે ના આદાન પ્રદાન દ્વારા એક બીજાને વધુ સારી રીતે સમજવાનો તેનો ઉદેશ છી

અમદાવાદ ની સરકારી પોલિટેક્નિક દ્વારા આ અભિયાન હેઠળ આવતીકાલે છત્તીસગઢ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આંબાવાડી પોલિટેક્નિકના પ્રિન્સિપાલ પી

પટેલે જણાવ્યું કે આ ક્રડ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા છત્તીસગઢની શાકાહારી વાનગીઓ બનાવીને અમદાવાદના લોકોને પીરસવામાં આવશે શ્રી પટેલે આ અંગે વધુ માહિતી આપી

દેશમાં બીજા ક્રમે આ ક્ષેત્રે મહારાષ્ટ્ર રાજ્ય રહ્યું છે

આજે ત્રીજા દિવસે મેળા માં આવતા ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો પશ્ચિમ રેલવે દ્વારા વધારાની ટ્રેન તેમજ એસ ટી દ્વારા પણ વિશેષ બસ સેવા શરૃ કરાઈ હોવાને કારણે થાત્રિકો સુખરૂપ રીતે ભવનાથમાં પહોંચી રહ્યા છે ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમા આ મેળામાં અન્નક્ષેત્રમાં પ્રસાદ ગ્રહણ કરીને ભાવિકો અલગ અલગ ઉતારાઓમાં યાલતી સંતવાણી નો લાભ લે છે અને શિવમય બને છે દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા શિવરાત્રીના મેળામાં રજૂ કરવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રતિફતિ આકર્ષણનું કેન્દ્ર બની છે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા પાસે સેલ્ફી લેવા નો રોમાંચ યુવા વર્ગ રોકી શકતો નથી પોલીસ દ્વારા પણ ટ્રાફિક નિયમન અને સુરક્ષા અંગે અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે

શિવ ભક્તો ની મેદની ને સોમનાથ દાદાના દર્શન નો લાભ સંતોષપૂર્વક મળે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ગોઠવાયેલી વ્યવસ્થા માં પોલિસ તંત્ર પણ સહયોગ આપશે